અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે અમદાવાદ ગાંધીનગર અને સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા પ્રદ્ષણ અને કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવા તેમજ મુસાફરોને સુવિધા આપવા માટે શહેરી પરિવહન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે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

દરમિયાન સમગ્ર રાજયભરમાં એક મહિના સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાશે અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન કરવા અપીલ કરી કરી વાહન અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસ કરાશે અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે જીલ્લા કલેકટર જે

આ પ્રસંગે મોરબી જીલ્લા એસ પી એસ આર ઓડેદરા આર ટી ઓ અધિકારીઓ જોડાયા હતા ઉજવણી અંતર્ગત અધિકારીઓ અને પદાધિકારીઓએ વાહન યાલકોને ગુલાબ આપી ટ્રાફિક નિયમોના પાલન માટે સુયના આપી હતી

ગઈકાલે રવિવારે સેવાના ભેખધારી આજીવન શિક્ષક માનભાઈ ભદની પુણ્ય સ્મૃતિમાં ત્રીસ વરસથી નાગરિક સન્માન સમારંભ યોજાય છે

જયેશભાઇ બાવીસી ડૉ અમીબહેન ઉપાધ્યાય અને શ્રી દીપકભાઈ તેરૈયાને પુરસ્કૃત કરવામાં આવ્યા

એ પરંપરા સ્વરૂપેશ્રી પુષ્પાબેન ભદ્દ અને શ્રી પારૂલબેન દાંડીકરની વંદના કરવામાં આવી શ્રીભાગીરથી બહેન મહેતા જાહ્રવી સ્મૃતિ વંદનાનો આ વર્ષે છવ્વીસમો મણકો છે આ સન્માન માટે શ્રી પારૂલબેન ખખખરને પુરસ્ફત કરવામાં આવ્યાં શ્રી રીટાબહેન ભદૃ સ્મૃતિ સન્માનનાં પાંચમાં સોપાનમાં પ્રસિદ્ધ કવિ શ્રી રાજેશભાઈ પંડયા વિભૂષિત થયા છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી ભાષાનાં સંવર્ધન માટે યોગદાન આપનાર મહાનુભાવને અપાતાંશ્રી પ્રતાપભાઈ પંડ્યા પારિતોષિકથી ડૉ નિરંજનભાઈ રાજ્યગુરની વંદના કરવામાં આવી પુરસ્કૃત થનાર પ્રત્યેક વિભૂતિને સૂત્ર માલા સ્મૃતિચિન્હ અને પચ્યીસ હજાર રૂપિયાની ધન રાશિથી સન્માનવામાં આવે છે